યાત્રાધામ દ્વારકા જગત મંદિર આજથી ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે સમાચાર પહેલાં સાંભળીએ કોરોના અંગેનો ખાસ સંદેશ

ગઇકાલે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ કહયું કે ભારત અને બાંગ્લાદેશ પાસે લોકશાહીની શકિત અને ભવિષ્યની દ્રષ્ટી છે પ્રધાનમંત્રી મોદીએ કહયું કે આપણે એ યાદ રાખવું જોઇએ કે બંને દેશો પાસે વેપાર અને વાણિજય ક્ષેત્રે સમાન તકો છે પરંતુ સાથોસાથ આતંકવાદ જેવા જોખમો પણ છે

તેમણે બાંગ્લાદેશની મુકિતમાં ભારતના ફાળાને યાદ કર્યો અને પાકિસ્તાની સૈન્ય ધ્વારા મુકિતવાહીની પર કરવામાં આવેલા અત્યાચારોની ટીકા કરી બાંગ્લાદેશી લોકોની આઝાદીની લડતને યાદ કરતા પ્રધાનમંત્રીએ આ લડતમાં પોતાના યોગદાનની પણ વાત કરી પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના યુવાનો માટે સુવર્ણ જયંતી શિષ્ટવૃત્તિની જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે ગઇકાલે ઢાકા પહોચ્યા હતા જયાં ઢાકા વિમાન મથકે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યુ હતું

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

વિધાનસભામાં ગઇકાલે શ્રમ અને રોજગાર વિભાગની અંદાજપત્રિત માંગણીઓ સર્વ સંમતિથી પસાર કરવામાં આવી ગૃહમાં આ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતાં મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે

વિધાનસભા ગૃહમાં ગઇકાલે પ્રવાસન વિભાગની ચાર સો સત્યાસી પચાસ કરોડ રૂપિયાની માંગણીઓ પસાર કરવામાં આવી

પ્રવાસન ક્ષેત્ર રોજગારીની વિપુલ તકો પુરી પાડે છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે આગામી પહેલી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્રીજી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વીજાણુ મતદાન યંત્ર દ્વારા કરાશે

દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક ગઇકાલે મુખ્યમંત્રીની નિવાસસ્થાને યોજાઈ હતી

રોઝીયાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સહિત ચાર જણાની ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ કાઇમ એકટ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે આઈઆઈટી ગાંધીનગર દ્વારા યોજાયેલા ત્રીજા વિકાસલક્ષી મેળવાડાને વર્ચ્યુંયલ માધ્યમથી ખુલ્લો મૂક્યો કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ સૌને સારા ભવિષ્ય માટે પર્યાવરણની જાળવણી કરવા સાથે મળીને કામ કરવા હાકલ કરી તેમણે કહ્યું કે આપણા તમામ લોકોની નૈતિક જવાબદારી છે કે આપણે આવનારી પેઢી માટે સ્વચ્છ અને ચોખ્ખું વાતાવરણ તૈયાર કરીએ

હરિયાણાએ પ્રથમ હાફમાં પાંચ ગોલ નોંધાવીને રમત ઉપર પકડ મેળવી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે આ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમના ખેલાડીઓમાંથી ભારતીય મહિલા ટીમના સભ્યો પસંદ કરાશે આ ભારતીય ટીમ અમેરિકાના ન્યૂજર્સીમાં ક્રટબોલ સ્પર્ધામાં ભાગ લેશે